ગુજરાતના યુવાધનને નશાખોરી તરફ વાળવાનો પ્રયત્ન કરી રહેલા આવા ગુનેગારોને બિલકુલ છોડવામાં આવશે નહીં અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે

આ વધારે પડતો ચાર્જ ઘટાડવા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતના પગલે ટેસ્ટીંગનો યાર્જ ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

જા મનગ ર જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરિયાનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો રાજ્યસભાની ચૂંટણી વખતે કોરોના સંક્રમિત થયાનું પ્રાથમિક તારણ હાલમાં રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

ગુરૂવારે સવારમાં જ વધુ બે પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં ભાવનગરના સર

હોસ્પિટલમાં ફરજ બજાવતાં તબીબ અમદાવાદ હોસ્પિટલમાં નવ દિવસ ફરજ બજાવી પરત ભાવનગર આવતાં તેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો તથા ચિત્રાના યુવાનનો રીપોર્ટ પોઝીટીવ આવતાં બંન્નેને હોસ્પિટલમાં ખસેડાયેલ છે

જામનગર કોરોના જામનગર જિલ્લા પંચાયતમાં અઠવાડીયા પહેલા એક કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લા પંચાયતને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ પછી સમગ્ર સ્ટાફને ઘરે આઇસોલેટેડ થવા કહ્યું હતું જેથી હાલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી છેલ્લા એક અઠવાડીયાથી ઓફિસે આવ્યાં નથી પરંત્ જામનગર મહાનગરપાલિકા અને જામનગર જિલ્લા પંચાયત દ્વારા સમગ્ર જિલ્લા પંચાયત તથા ડેપ્યુટી ડીડીઓની ઓફિસ સહિત સમગ્ર જિલ્લા પંચાયતને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

આત્મનિર્ભર સહાય યોજના આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત મહેસાણા જીલ્લા કલેકટર એચ

પટેલના અધ્યક્ષસ્થાને સહકારી બેન્કો ક્રેડિટ સોસાયટીના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી

પરંતુ હાલ અરબી સમુદ્રમાં કે બંગાળના અખાતમાં હવાનું હળવું દબાણ નથી તેના કારણે આગામી એકાદ અઠવાડિયું હવામાં ભેજનું પ્રમાણ ઓછું થવાની શક્યતા છે પરિણામે શનિવારથી દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતાં રાજ્યના બાકીના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરાઇ છે

જુલાઇની શરૂઆતમાં ફરી ચોમાસુ સક્રિય બને તેવી આશા છે

ભાવનગરમાં કેટલાક દિવસના વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે શહેરના અનેક વિસ્તારોમાં ઝાપટા પડયાં છે અમરેલી જિલ્લામાં ચાર તાલુકા માં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો રાજુલા વડીયામા દોઢ ઇંચ તથા બાબરા અને બગસરામા અડધો ઇંચ વરસાદ થયો હતો આવી જ રીતે રાજુલા પંથકમા સવારના સમયે જ ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડયો હતો જેના કારણે શહેરના માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા આવી જ રીતે બગસરા વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ થયો હતો

બાબરા તાલુકાના નડાળા ગામે વિજળી ના ગાજવીજ સાથે વરસાદ થયો હતો અહીના દિનેશભાઇ નાનજીભાઇ સોલંકી ઉ

તેની લાશને પોસ્ટમોર્ટમ માટે બાબરા દવાખાને ખસેડાઇ હતી અમરેલી જિલ્લામા વાવણીનુ કામ મોટાભાગે પુર્ણ થઇ ચુકયુ છે ત્યારે તેના પર અમૃતધારા વરસતી હોય તેમ તે રીતે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ છે ખાંભાના ગીરકાંઠાના ભાડ નાનુડી ઉમરીયા ચક્રાવા વિગેરે ગામોમા ધોધમાર વરસાદ તુટી પડયો હતો જેના કારણે વાડી ખેતરોમાથી પાણી વહ્યાં હતા અહી એકાદ ઇંચ વરસાદ હોવાના વાવડ મળેલ છે સાવરકુંડલા તાલુકાના દાધીયા પંથકમા આજે બપોરબાદ વિજળીના ગાજવીજ સાથે વરસાદ થયો હતો જો કે અહી પુરો અડધો ઇંચ પણ વરસાદ થયો ન હતો પરંતુ વિજળી પડવાના કારણે લાલાભાઇ ધનજીભાઇની માલિકીના ત્રણ ઘેટાનુ મોત થયુ હતુ

જીટીયુ રાજ્યની સૌપ્રથમ યુનિવર્સિટી છે કે જેને આ પ્રકારની પહેલ કરી હતી તાજેતરમાં જીટીયુના કુલપતિ પ્રો

નવીન શેઠ અને કુલસચિવ ડો

ટીમાં છેલ્લા અઠવાડિયાથી પ્રિલિમ પરીક્ષા ચાલુ છે

રામ ભવ્ય મંદિર નિર્માણ અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણનું કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે તે કાર્યમાં સમગ્ર દેશનો હિન્દુ સમાજ જોડાયેલો રહે તે હેતુથી અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરના પાયામાં દેશના દરેક પવિત્ર તીર્થસ્થળની માટી અને પવિત્ર કુંડનું જળ પૂજન સાથે અર્પણ કરવા માટે સંતો તથા ભારતની કેન્દ્રીય ટિમનું આહવાન છે તેના પગલે ભાવનગર તેમજ બોટાદ જિલ્લાના પાળિયાદની દેહાણ પવિત્ર જગ્યાની માટી અને જળ અયોધ્યા શ્રીરામ લલ્લાની જન્મભૂમિ માટે અર્પણ કરવામાં આવ્યાં છે